અને યુવા અધિકારીઓએ પોતાને નાગરિકો સાથે જોડવા જોઈએ પ્રધાનમંત્રીએ પ્રોબેશનર અધિકારીઓને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને લોકલ ફોર વોકલને અપનાવવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે મસૂ રીસ્થિત લાલબહાદુર શાસ્થ્રી રાષ્ટ્રીય વહીવટી એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પ્રોબેશનર સિવિલ સેવાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા આશુ તોષ અંતાણી પ્રધાનમંત્રીઃગુજરાતઃએકતા દિવસઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ સૌને એકજૂટ થવા અપીલ કરી છે

તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખવાના છે તેમણે લોકોને દેશની શાંતિ અને ખુશાલી માટે એકજૂટ થવાની અપીલ કરતાં એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવીનો અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતો મજૂરો ગરીબો અને વંચિત વર્ગોને આત્મેનિર્ભેર બનોવવા માટે કાર્ય કરી રહી છે

જો કે લોક સંપર્ક ચાલુ રહેશે પ્રચાર મોટેના આ અંતિમ તબક્કમાં તમામ પક્ષો તેમજ ઉમેદવારો દ્વારા પ્રયાર અભિયાને વેગવેતું બનાવવામાં આવ્યું છે અને મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસોમાં જોતરાયા છે ડ કચ્છ જિલ્લામાં યૂં ટણી પ્રચાર મહદ અંશે શાંતિપૂર્ણ રહ્યો હતોમુખ્યમંત્રી વિજય રૂમાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પ્રદેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરસૌત્તમ રૂપાલા કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહિતના અગ્રણી નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે વિધાનસભાની અબડાસા સહિત લીબડીધારીમોરબીગઢડાકરજણ ડાંગ અને કપરાડા એમ કુલ આઠ બેઠકો માટે પેટાયૂં ટણી યોજાઇ રહી છે

ઈ ખાતે રમ્માઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ આઇ પી એલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે મુંબઈ ઈજિયૅન્સ ઈલેવનનો દિલ્ફી કેપિટલ્સ સામે જયારે સનરાઈઝર્સ હૈદરાબાદનો રોયલ ચેલેન્જર્સ સામે વિજય થયો